આવતીકાલથી બધી જ માધ્યમિક શાળાઓ શરૂ થશે

તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયાના કેટલાક નેતાઓ દ્વારા ભારત વિરોધી હિંસાને ઉશ્કેરવાની તથા વાતોને વધારીને કહેવાની પધ્ધતી શાંતિ માટે અનુકૂળ નથી ભારતે કરેલી કાર્યવાહી તથા ભારત સરકાર વિરોધી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને તાજેતરમાં કરેલા નિવેદનોના સંદર્ભમાં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન આગવું મહત્વ ધારણ કરે છે

વોશીંગ્ટનમાં વ્હાઇટ હાઉસની યાદીમાં જણાવ્યું છે કે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ એશિયા વિસ્તારમાં શાંતિ જાળવી રાખવાનું તથા તનાવ ઘટાડવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો વ્હાઇટ હાઉસની થાદીમાં જણાવ્યુ છે કે બંને આગેવાનોએ પ્રાદેશિક બાબતો અંગે ચર્ચા કરી હતી તથા ભારત અને અમેરીકા વચ્ચેના વેપારમાં વધારો કરીને આર્થિક સંબંધો મજબૂત બનાવવાનો નિર્ધાર કર્યો શ્રી મોદીએ બંને દેશોને હિતકારક હોય તેવા દ્વિપક્ષીય વેપાર અંગે ચર્ચા કરવા ભારતના વાણિજયમંત્રી અને અમેરિકન પ્રતિનિધી ટુંક સમયમાં મળશે તેવી આશા વ્યક્ત કરી હતી ત્યારબાદ શ્રી ટ્રમ્પે પાકિસ્તાનના પ્રધાનમંત્રીને તનાવ ઘટાડવા કાશ્મીર મુદ્દે નિવેદનો હળવા બનાવવાની અપીલ કરી હતી

શ્રી કરઝાઇએ ભારત દ્વારા અફધાનીસ્તાનને આપવામાં આવતા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો

ટિવટર ઉપર આપેલા શોક સંદેશામાં રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે પોતાની કર્ણપ્રિય રયનાઓથી ખટ્યામે હજ્જારો રસિકોને આગવો આનંદ આપ્યો છે અને તેઓ શ્રેષ્ઠ સંગીતરચનાઓ માટે હંમેશા યાદ રહેશે

માહિતી અને જનસંપર્ક વિભાગના નિયામક ડો સૈથદ શેરીસ અસગરી ગઇકાલે શ્રીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે શ્રીનગરમાં ખીણમાં બધી જ પ્રાથમિક શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે અને સરકારે આવતીકાલથી માધ્યમિક શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે અધિકારીઓએ જણાવ્યું હતું કે બધી જ પ્રાથમિક શાળાઓનો સ્ટાફ હાજર રહ્યો હતો અને બધી જ સરકારી કચેરીઓમાં રાબેતા મુજબની કામગીરી થઇ હતી

હવે વૈજ્ઞાનીકો આવતીકાલથી યાર પ્રથાસોમાં ચંદ્રથાનની ભ્રમણકક્ષામાં ફેરફાર કરીને તેને ચંદ્રની ધરતીની નજીક લઇ જશે

યાનની તીવ્રતા તથા ચોક્કસ ઊંચાઇ જાળવી રાખીને તેને ચંદ્રની કક્ષામાં મૂકવું એ વૈજ્ઞાનીકોની અસાધારણ સિધ્ધી છે આવતા મહિને વિક્રમ લેન્ડરને ચંદ્રની ધરતી ઉપર મૂકતા જ આ પ્રકારની સિધ્ધી મેળવતા રશિયા અમેરીકા અને ચીન પછી ભારત વિશ્વનો યોથો દેશ બનશે

તેમણે સંરક્ષણના ઉત્પાદનમાં વધારો કરવા તકનીકી પ્રગતિઓ સાથે ગતિ રાખવા ઉપર પણ ભાર મૂક્વો હતો તેઓ આજે નવી દીલ્ફીમાં ભારતીય વાયુ સેનાના આધુનિકીકરણ અને સ્વદેશીકરણ યોજનાઓના સેમિનારમાં બોલી રહ્યા હતા શ્રી સિંહે વિદેશી કંપનીઓને ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં રોકાણ કરવા આમંત્રણ પણ આપ્યું હતું તેમણે ભારતીય વાયુસેનાને તકનીકી રીતે અદ્યતન અને અત્યંત શરેક્તશાળી ગણાવી હતી

કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજભવન ખાતે યોજાયેલા સમારોહમાં નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા ગોવિંદ કરજાલ સી એન અશ્વથ નારાયણ લક્ષ્મણ સાવદી કે એસ ઇશ્વરપ્પા આર અશોક જગદીશ સેલ્ટર અને બી શ્રી રાજીલુએ આજે શપથ ગ્રહણ કર્યા હતા અપક્ષ ધારાસભ્ય એચ નાગેશને પણ મંત્રી મંડળમાં સમાવવામાં આવ્યા છે

બી આઈ ને ગતવર્ષના પહેલી ઓગસ્ટથી ગત જુલાઇ સુધી રાજકીય નેતાઓના ફોન કોલ ગેરકાયદેસર અનઅધિકૃત અને અનિચ્છનીય રીતે ટેપ કરવા બાબતે તપાસ કરવા કહ્યું છે રાજ્ય સરકારે ગઇકાલે આ આદેશ બહાર પાડથો હતો આદેશ પ્રમાણે સી બી આઈ ને શાસક અને વિપક્ષના નેતાઓ કે તેમના પરિવારજનો તથા સરકારી અધિકારીઓના ફોન ટેપ કરવા બાબતે તપાસ કરવા કહ્યું છે પૂર્વ મુખ્યમંત્રી એય ડી કુમારસ્વામી ઉપર તેમના કાર્યકાળ દરમિયાન ફોન ટેપ કરવાની અનુમતી આપવાનો આરોપ છે જેનું કુમારસ્વામીએ ખંડન કર્યું છે

ગૃહમંત્રાલયે આ અંગેનો આદેશ ગઇકાલે જારી કર્યો છે આ સાથે જ કેન્દ્રિય અનામત પોલીસ દળ સીઆરપીએફ સરહદ સલામતી દળ બી એસ એફ ભારત તિબેટ સરહદ પોલીસદળ આઈ ટી બી

અને સશ સીમા દળ આ યાર દળોમાં કોન્સ્ટેબલથી કમાન્ડન્ટ સુધીના વિવિધ પદો માટે નિવૃત્તીવથમાં રહેલી વિસંગતતા દૂર થઇ છે

આ પ્રસંગે દેશના વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનીથા ગાંધી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને અન્યોએ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને અંજલી આપી હતી

ગથા સપ્તાહે મોસર બાયર કંપનીના ભૂતપૂર્વ એકઝીક્યુટીવ રાતુલ પુરી સામે સી બી આઈ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો

યંબા કુલ્લુ સીમલા સીરમૌર તથા સોલન જિલ્લાઓમાં જનજીવનને ગંભીર અસર થઇ છે